એસ ટી પરિષદે ઇલેક્ટ્રીક વાહનો પરના જી એસ ટી

બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય તેમજ આકાશવાણી અને દુરદર્શનની યુ ટયુબ ચેનલો પર પણ સીધુ પ્રસારણ થશે

આ કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું સાંજે આઠ વાગ્યે પુનઃ પ્રસારણ કરાશે ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળશે તેમની સાથે ભાજપના સાંસદો ધારાસભ્યો અને પક્ષના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે તથા દક્ષિણ ગૂજરાતના વલસાડ નવસારી સુરત ડાંગ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના છુટાછવાયા વિસ્તારોમાં તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ બંગાળની ખાડીમાં પશ્ચિમ કાંઠે સર્જાયેલા લો પ્રેશરને પગલે કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની સ્થિતિને તમામ મોરચે પહોંચી વળવા વિવિધ જિલ્લા વહીવટી તંત્રો સ્ટેન્ડ ટ્ર ની સ્થિતિમાં આવી ગયા છે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એન ડી આર એફ ની ટીમ ગતસાંજે ભૂજ પહોંચી હતી

આપતકાલિન પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ છે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈ વે પ્રોજેક્ટના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઈ રહી છે આપાતકાલિન પરિસ્થિતિમાં નાગરિકો માટે જ્યુબિલી ગાર્ડન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે દરમિયાન ગઇકાલે ડાંગ જિલ્લાના વધઇમાં પ

નવસારી જિલ્લામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો

આ વરસાદના કારણે નીચાણવાળા કોઝવે અને નદી કોતરોને અડીને આવેલા માર્ગો ઉપર કચરો ઢસડાઈ આવ્યો છે આ કચરાને કારણે માર્ગ ન અવરોધાય તે માટે પ્રજાજનનો સહકારથી કચરો હટાવવાની કામગીરી ચાલી રહી છે નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જેથી નર્મદા ડેમની જળ રાશિની આવકમાં વધારો નોંધાયો છે

સુરત શહેરમાં અને ઉપરવાસમાં વરસી રહેલાં વરસાદના પગલે કોઝ વે ને બંધ કરવામાં આવ્યો છે આ સાથે અમદાવાદમાં પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગઇકાલથી છૂટા છવાયાં ઝાપટાં પડી રહ્યાં છે

દળની ટીમ દ્વારા યાસીન ભટની કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ધરપકડ કર્યા પછી તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ ઉપર ગયા શુક્રવાર અમદાવાદ લાવવામાં આવ્યો હતો

એસ જી

આ નવા દરનો અમલ આગામી માસની પહેલી તારીખથી થશે કાઉન્સીલે વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરાતા ઇલેક્ટ્રીક બસોના ભાડાને પણ જીએસટીના દરમાંથી મુક્તિ આપવામાં આવી છે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક સંબોધી હતી

જે ગુજરાતના સંસદીય ઇતિહાસની નોંધપાત્ર અને વિરલ ઘટના બની છે આ ઉપરાંત જીસ્વાન પર એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ સર્ચ કર્યું હોવાનો પણ પ્રથમ પ્રસંગ બન્યો છે સત્રના છેલ્લાં દિવસે વિધાનસભા ગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો વિક્રમ નોંધાયો છે

વિપક્ષ સહિતના સૌ સભ્યોને અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન આપ્યા હતા રાજ્યની આ તંદુરસ્ત બેજોડ લોકશાહી પરંપરાને મૂર્તિમંત કરવા બદલ આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષશ્રી ને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગે જાહેરાત કરવા જણાવ્યું હતું અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબુત અને દીધાર્યું બનાવવા અભિનંદન પાઠવ્યા હતા આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવીને બિરદાવ્યો હતો

શ્રી માંડવીયા આજે સવારે વેરાવળમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ખાતે યોજાનાર ખેડૂત શિબિરમાં સંબોધન કરશે ગઇકાલે તેઓ ગાંધી વિચાર અને બુનિયાદી શિક્ષણના વિાચરોને સમાજનાં પ્રસ્થાપિત કરવાના હેતુથી પદયાત્રા કરતા બનાસકાંઠા પહોંચ્યા હતા તેમણે ડીસાના ટુવા ગામથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો

આ પદયાત્રા પાલનપુર ખાતે સમાપ્ત થઇ હતી

અડતાલીસમાં વર્ષમાં યુનિવર્સિટી પ્રવેશી રહી છે ત્યારે વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઇકાકાનું નામ જોડીને ભાઇકાકા યુનિવર્સિટી કરવામાં આવ્યું છે

પટેલ દ્વારા લોકોને પોષાય તેવા દરે આરોગ્યથી સેવા પ્રદાન કરવાના ઉદેશ્યથી કરવામાં આવી હતી યુનિવર્સિટીનો દરજજો મળતાં સંસ્થાના અધ્યક્ષ અતુલભાઇ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા તબીબી શિક્ષણ અને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મેળવવાનો ઉદ્દેશ હાલમાં કાર્યરત શૈક્ષણિક કાર્યક્રમોને જાળવવા અને બદલાતા વાતાવરણમાં તબીબી વિશેષતાના રોજગારલક્ષી શૈક્ષણિક કાર્યક્રમનો સમાવેશ કરવાનો છે